પ્રધાનમંત્રીએ કહ્યું કે તમે ભલે બરફના પહાડો પર રહો અથવા રણમાં પરંતુ મારી દિવાળી તમારી વચ્ચે આવીને પૂરી થાય છે તમારા ચહેરાની ચમક જોઈને મારી ખુશી વધી જાય છે હું દેશના ઉલ્લાસને તમારા સુધી પહોંચાડવા માટે તમારી વચ્ચે મીઠાઈ લઈને આવ્યો છું આ મીઠાઈ પ્રધાનમંત્રી તરફથી નહીં પરંતુ આ મીઠાઈમાં તમે દેશની દરેક માતાના હાથની મીઠાશનો અહેસાસ કરી શકશો

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની સરહદ આકાશ કે સમુદ્રના રક્ષણમાં જોડાયેલા દેશની દિકરીઓ અને દિકરાઓને આ દિવાળીના પાવન પર્વ ઉપર નમન કરૂં છું જેના દિકરા કે દિકરી દિવાળીના દિવસે સરહદે રક્ષા કરે છે તેઓ અભિનંદનને પાત્ર છે મને યાદ છે કે જ્યારે હૂં પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત દિવાળી મનાવવા માટે સિયાચીન ગયો હતો તો ઘણા લોકોને નવાઈ લાગી હતી પરંતુ હું દર વર્ષે દિવાળીના દિવસે સૈનિકોની વચ્ચે આવું છું એટલા માટે આ દિવાળી પર પણ હું તમારી વચ્ચે આવ્યો છું પ્રધાનમંત્રીએ કહ્યું કે હિમાલયના ઊંચા શિખરો હોય રણનો વિસ્તાર હોય ગાઢ જંગલો હોય કે સમુદ્રની ઊડાઈ હોય દરેક પડકાર ઉપર હંમેશા તમારી વીરતા ભારે પડી છે

આજે દરેક ભારતીયને પોતાના સૈનિકોની તાકાત અને શોર્ય ઉપર ગર્વ છે

રાજકોટના તમામ અધિકારીઓ ભાજપના અગ્રણીઓ મુખ્યમંત્રીને દિવાળીના ઉલ્લાસમય વાતાવરણમાં મળ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની શુભેચ્છા આદાન પ્રદાન દરમિયાન કોરોના મહામારી સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલી માર્ગદર્શિકાઓનું યુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને વડતાલ ગાદીપતી રાકેશપ્રસાદ મહારાજ અને અન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતાં દરમિયાન સાડા છ કરોડના દાનમાં મળેલા દાદાના સુવર્ણ વસ્ત્રોની મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી પાલખીયાત્રામાં દાદાના સુવર્ણ વસ્ત્રોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

બસો જામનગર જામનગર મહાનગરપાલિકામાં આજે ત્રણ સીએનજી બસોને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી

હાલમાં ત્રણ બસો શરૂ કરવામાં આવી છે બાકીની બીજા તબક્કામાં જરૂરિયાત મુજબના રૂટ ઉપર શરૂ કરવામાં આવશે

રાજેશે કરતાં ગરીબ પરિવારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદભાઈ વ્યાસે આ પરિવારોને પ્લોટ મળે તે માટે રજૂઆત કરી હતી

ગ્રૂપના નિયામક જયસુખ પટેલે જણાવ્યું હતું કે છેલ્લાં પાંચથી સાત વર્ષથી ચીનથી રેડી ટૂ સેલ વસ્તુઓની દેશમાં ગેરકાયદેસર ઇમ્પોર્ટ વધતા દેશના લધુ અને મધ્યમ ઉદ્યગોને નુકસાન થઈ રહ્યું છે ચીનની વસ્તુઓના બહિસ્કાર થકી દેશના નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે